ખાસ કરીને તેઓ ગ્રામીણ વિસ્તાનેમાં રચનાત્મક પરિવર્તન લાવે છે આ વાર્તાલાપ દુરદર્શન સમાચાર અને નરેન્દ્ર મેદી એપ પર ઉપલબ્ધ છે

ત્યારે દરેક વાહનધારક પાસે માન્ય પીયુસી સર્તીડીકેટ તોવું ફરજીયાત છે પીયુસી વગરના વાહન પર કાર્યવાહી થઇ શકે છે ઘણા પેતીલ પંપ અને વર્કશેપ પ્રદુષણનું સ્તર માપી પીયુસી સર્તીડીકેટ ઇસ્યુ કરવાની સુવિધા આપે છે

ડ્રાઈવિંગ લાયસન્સની વધતી જતી માંગ અને તેના માટે એજની સહિતના આટાપાટાથી પડાવાતા નાણાથી લોીને રાહત મળશે

એમ ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયના પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું

તાજેતરમાં જાપાનના ઓસાકા ખાતે કચ્છ વિક દરમિયાન આર્ટ ગેલેનીમાં કચ્છી પ્રદર્શન રોજાઈ ગયું

તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે મહેસુલ તપાસણી કમિશ્નરે દસ દિવસ પૂર્વે અરજીઓ સંબંધિત તુમાર ફાઈલ મેનેજમેન્ટ પોસેસિંગ સીસ્ટમમાં નોંધવા આદેશ કર્રો છે

માં ઉપલબ્ધ થાય તેલી શક્યતા છે

ડી માટેની પ્રવેશ પનીક્ષા લેવાશે